પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પ્રધાનમંત્રીએ કોવિડના સંક્રમણને અટકાવવા જનભાગદારી સાથે જનઆંદોલન શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો એવી જ રીત કોવિડને નિયંત્રણમાં લેવા પાંચ મુદ્દાઓના કાર્યક્રમનો પ્રતિબધ્ધતા સાથે અમલ કરવા ઉપર ભાર મૂકવા પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો આ પાંચ મુદ્દાઓમાં કોવિડની તપાસ કોવિડના કેસ શોધવા દર્દીઓની સારવાર કોવિડને રોકવાના નિયમોનું પાલન અને રસીકરણનો સમાવેશ થાય છે દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢમાં જાહેર આરોગ્ય નિષ્ણાતોની ખાસ ટુકડીઓ મોકલવા શ્રી મોદીએ નિર્દેશ આપ્યો હતો આ બેઠકમાં સમગ્ર દેશમાં કોવિડના રસીકરણની થઈ રહેલી કામગીરી અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરાયું હતું

ટ્વીટર ઉપર આ માહિતી આપતા શ્રી મોદીએ કહ્યું કે આ વખતેનો કાર્યક્રમ નવા સ્વરૂપમાં યોજાશે અને તેમાં વિવિધ મુદ્દાઓ અંગે રસપ્રદ સવાલોનો સમાવેશ કરાશે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે યર્યા કાર્યક્રમ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી મુક્ત કરવા માટે યોજવામાં આવે છે

તેઓ આવતીકાલે સવારે સાડા દસ વાગ્યે પક્ષના કાર્યકરોને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ જે પી નફા પણ કાર્યકરોને સંબોધશે આવતીકાલના પક્ષના સ્થાપના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે પક્ષના કાર્યકરો ભાજપની નીતિ અને નરેન્દ્ર મોદી સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓ અંગે પણ યર્ચા કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉચ્ય સ્તરીય બેઠકમાં બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ સલામતી દળના જવાનો ઉપર કરેલા ફૂમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરશે

તમિલનાડુ કેરળ અને પુંડીચેરીમાં એક જ તબક્કામાં જ્યારે આસામ અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે થઈ રહ્યું છે આ ઉપરાંત તમિલનાડુમાં કન્યાકુમારી તથા કેરળમાં મલ્લપુરમ લોકસભા બેઠકની પેટાયૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થશે

આ બધા જ મતદાન મથકો ઉપર વ્હીલચેર સહિત તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ તેમના શોક સંદેશમાં સ્વર્ગસ્થ જગજીવન રામને મહાન સ્વાતંત્ર્ય સેનાની સમાજ સુધારક અને સારા વહિવટકાર ગણાવીને કહ્યું છે કે સામાજીક રીતે પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે તેમણે કરેલા કાર્યો માટે તેઓ હંમેશા યાદ રહેશે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે બાબુ જગજીવન રામ સામાજીક ન્યાયના પ્રખર હિમાયતી હતા તેમણે સમાજના પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે કરેલા કાર્યો બીજા માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યા છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો પર યર્ચા વિયારણા થશે તથા આગામી ભારત રશિયા વાર્ષિક સંમેલનની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે ઉપરાંત પરસ્પરના હિતોના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ વિચાર વિમર્શ કરવાની તક મળશે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાફરોફાએ જણાવ્યું હતું કે રશિયાના વિદેશમંત્રી તેમની મુલાકાત દરમ્યાન વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે ભારતની યાત્રા બાદ શ્રી લાવારોફ છઠ્ઠી તથા સાતમી એપ્રિલે પાકિસ્તાનની મુલાકાત લેશે